શ્રી મોદીએ કહ્યુ કે નવીન અને રચનાત્મક ઉપાયો દ્રારા રમકડા ઉધોગને પ્રોત્સાફન આપવુ જોઈએ તેમણે કહ્યુ કે ભારતીય રમકડા બજારના વિસ્તારની અનેક સંભાવના છે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપી આ ઉધોગમાં કાંતિકારી બદલાવ લાવી શકાય છે શ્રી મોદીએ કહ્યુ કે ટેકનોલોજી નાવીન્ય અને વૈશ્વિક ધારા ધોરણ અનુ સાર ગુણવત્તઘુક્ત ઉત્પાદનો પર વિશે ધ્યાન કેન્દ્રીત કરવુ જોછીી તેમણે યુવાનોને બાળકોમાં રાષ્ટ્રીય ઉપલબ્ધીઓ અને ગૌરવની ભાવના જગાડે તેવી ડિઝાનવાળા રમકડા બનાવવા સુચન કર્યું છે આશુ તોષ અંતાણી રાજયપાલ સજીવ ખેતી રાજ્યપાલ દેવવ્રતે જણાવ્યુ છે કે ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવીએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવશે સાથે ખેતીમાં થતો ખર્ચ ઘટાડીને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી શકશે આજે એક ઓનલાઈન વેબીનારમાં બોલતા તેમણે જણાવ્યુ હતું કે રાસાયણિક કૃષિના મજબુ ત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ ખેડુતોની દશા અને દિશા બદલનારી ક્રાતિ સાબિત થશે પ્રાકૃતિક કૃષિને વધુ ને વધુ કિસાનો સુ ધી પહોંચાડવાા પ્રયાસરૂપે દર રવિવારે પદ્મશ્રી સુ ભાષ પાલેકર દ્રારા પ્રગતિશીલ ખેડુતો સાથે યુ ટ્યુબ સંવાદ યોજવામાં આવે છે આશુ તોષ અંતાણી રાજય વરસાદ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આથોજન માટે મુખ્ય સચિવ શ્રી ડો અનિલ મૂ કીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુ સજ્જ છે તેમ જણાવ્યું હતું રાહત કમિશનર શ્રી ડો હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વ્ફીવટીતંત્ર સુ સજ્જ છે

જ્યારે એક પણ તાલુ કો એવો નથી કે જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ના હોથ

આશુ તોષ અંતાણી કચ્છ વરસાદ સમગ્ર રાજ્યમાં સક્રિય થયેલી વસાદી સિસ્ટમની અસર હેઠળ ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો રહ્યો હતો જિલ્લામાં આજે પણ કેટલાક સ્થળે હળવો તો કેટલાક સ્થળે ધોધમાર સ્વરૂપે મેઘરાજાએ ફાજરી નોંધાવી હતી નાના દિનારાથી અમારા સમાચાર મિત્ર શ્રી ફજલ અલીમામદ સમાએ આજે સાંજે ફોન પર આકાશાવાણીને માહિતી આપતા જણાવ્યુ હતું કે આજે જીલ્લાના ખાવડા પચ્છમ વિસ્તારમાં આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ વરસાદ પડથો હતો આ વિસ્તારના ખાવડાનાના મોટા દિનારા તુ ગાજામ કુનરીયાજુણા તેમજ આસ પાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો પુર્વ કચ્છના રાપર તાલુકાના સરહદી બેલા ગામથી અમારા સમાચાર મિત્ર દલાભાઈ રૂપાણીએ ફોન ઉપર સમાચાર આપતા કહ્યુ હતુ કે આજે બપોરના ત્રણ વાગ્યા બાદ એકાદ કલાકમાં લગભગ ચાર ઈંચ જેવો વરસાદ બેલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો હતો ઉપરાંત વીજળી પડવાથી પાંચ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળે છે રાપર તાલુકાના જ ખેંગારપર ગામથી અમારા સમાચાર મિત્ર મહાદેવભાઈ આફીરે ફોન પર જણાવ્યુ હતુ કે ખેંાાર પર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં આજ સવારથી જ ધીમીધારે વરસાદ વરસતા ખેતરીમાં પાણી ભરાયા છે